સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ અને જાપાનના સંરક્ષણ મંત્રી ઇત્સુનોરી ઓનોદેરા વચ્ચે નવી દિલ્હી ખાતે યોજાયેલ સંરક્ષણ મંત્રી સ્તરની બેઠક બાદ જાહેર કરાયેલા નિવેદનમાં આ યુજબ જજ્ઞાવાયું છે બંને નેતાઓએ જજ્ઞાવ્યું કે હિન્દુ પ્રશાંત વિસ્તારોમાં શાંતિ અને સમૃષ્પિ માટે હિન્દ મહાસાગર અને પ્રશાંત સમુદ્રમાં શાંતિ સ્થિરતા મહત્વના છે બંને નેતાઓએ કોરિયન દ્વિપકલ્પ સહિત હિન્દ પ્રશાંત વિસ્તારમાં સુરક્ષા સ્થિતિ અંગે વિચારોની આપ લે કરી હતી શિતલ વૈશ્નવ શોક પ્રસ્તાવ મુખ્યમંત્રી વિજય રૂપાલીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક મળી હતી તેમાં ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના દુઃખદ અવસાન અંગે સમગ્ર મંત્રીમંડળ ગુજરાતની જનતા વતી ઊંડા દુઃખ અને શોકની લાગલ્લી વ્યક્ત કરતો શોક પ્રસ્તાવ પસાર કર્યો છે આ ઉપરાંત સદગતના આત્માને પ્રભુ શાંતિ આપે તે માટે બે મિનિટનું મૌન પાળી ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી શિતલ વેશ્નવ પર્વતા રોહણ શિબિર રાજ્ય સરકારના રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા માઉન્ટ આબુ ખાતે સ્વામી વિવેકાનંદ પર્વતારોફણ તાલીમ સંસ્થા તથા ગિરનાર જૂનાગઢ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોફણ કેન્દ્ર ખાતે વિવિધ તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવે છે

જયંત ખત્રી બકુલેશ એવોર્ક જાણીતા સાહિત્યકાર ર્ડા ઈશ્વરભાઈ પરમારને અને કચ્છી સાહિત્યકારમાં વિશ્રેષ પ્રદાન આપવા માટેનો ર્ડા મનુભાઈ પાંધી એવોર્ડ જાણીતા કચ્છી સર્જક ર્ડા કાન્તિ ગોર કારણને જાહેર કરવામાં આવ્યો છે

જયંત ખત્રી સ્મારક સાહિત્ય સભા સંસ્કૃતિની એક યાદીમાં જજ્ઞાવ્યું છે